પ્રધાનમંત્રી શ્રી નરેન્ન મોદીએ વીડીયો કોન્ફરસીંગના માધ્યમથી ધાર સીધી સિંગરૌલી અને ગ્વાલીયર જીલ્લાના કેટલાક લાભાર્થીઓ સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ગરીબોની સમસ્યાઓ દુર કરવા માટે તમામ શકય પ્રયાસો કરી રહી છે આ તમામ આવાસ કોવીડની વર્તમાન પડકારજનક પરિસ્થિતિના સમયગાળામાં બનાવવામાં આવ્યા છિં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુશળ માનવશક્તિના યોગદાન વિશે વિગતવાર જાણકારી આપી જણાવ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર યોજનાનો લાભ શહેરથી પાછા ફરનાર મજૂર ભાઇઓએ લીધો છે જેમની મહેનત થકી જ આવાસોનું બાંધકામ ઝડપી શક્ય બન્યું છે

વરસાદ દસ દિવસના વિરામ બાદ પૂર્વ કચ્છના રાપર અને ભચાઉ તાલુકામાં ગતરાત્રીએ ગાજવીજ સાથે વરસાદ થયો હતો વરસાદ થતાં ખરીફ પાકને લાભ થશે કચ્છમાં આજે સવારથી જ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે કચ્છના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો છે

આજે સવારે ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થતાં ઠંડક પ્રસરી જવા પામી હતી અમરેલીના ખાંભામાં મોબાઇલ ટાવર પર વીજળી પડતા આગ લાગી હતી સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદ થયો છે ભારે વરસાદથી ધારી દલસાણીયા પંથકમાં ખેતરીમાં પાણી ભરાઇ ગયા છે ખોડીયાર ડેમના બે દરવાજા પોણા ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ધારીમાં પોણો ઇંચ વરસાદ થયો છે

જિલ્લામાં ડેમો તળાવો મહત્તમ સપાટી સુધી ભરાઇ જતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળે છે

ઉપરવાસના પાણીની આવકને લીધે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થથો છે

ધરોઇ ડેમ મહેસાણા જિલ્લાના ધરોઇ ડેમમાં સારા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક સારી થઇ છે

હાલમાં ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે

સારા વરસાદને કારણે આજુબાજુના ગામોના પાણીના તળ ઉંચા આવ્યા છે

જોકે હાલમાં ચાલી રહેલી પરિસ્થિતિના કારણે મંદિરમાં ભીડ ન હોવાના કારણે કોઈપણ જાતની જાનહાની થઈ ન હતી

આજથી મંદિરમાં ભક્તો પહેલાની જેમ જ દર્શન કરી શકશે મંદિરના વહીવટીતંત્રે દૂરથી આવતા દર્શનાર્થીઓ માટે ધર્મશાળા ખોલવાનો પણ નિર્ણય લીધો છે દર્શન સમયે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની પુરી કાળજી સાથે સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે